અને છેલ્લે થસ બેંક આજ સાંજના છ વાગ્યાથી તેનું ગ્રાહકો માટેનું રાબેતા મુજબનું કામકાજ શરૂ કરશે બેંકના નવનિયુકત મુખ્ય કાર્યવાહક અધિકારી પ્રશાંત કુમારે બેંકની તમામ શાખાઓ અને એટીએમમાં પુરતી રોકડ મળી રહેવાની ખાતરી આપી છે

શેઠ મુજીબુર રહેમાનની જન્મ સતાબ્દીની ઉજવણી નિમિત્તે આપેલા વિડીયો સંદેશમાં શ્રી મોદીયે કહ્યું હતું કે બંને દેશ જમીન અને વાહણવટ્ટા સરહદો જેવા જટીલ પ્રશ્નો સાથે મળીને ઉકેલી શકથા છે પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું કે આજે બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટુ વેપાર ભાગીદાર જ નથી પરંતુ વિકાસ ભાગીદાર પણ છે શ્રી મોદીએ કહયું હતું કે ભારતમાં પેદા થયેલી વિજળી બાંગ્લાદેશના લાખો ઘરોમાં અજવાળુ ફેલાવી રહી છે અને કારખાનાઓ ચલાવી રહી છે પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારત અને બાંગ્લાદેશે દ્વિપક્ષીય સંબંધોમાં સુવર્ણ અધ્યાયની રચના કરી છે તેમણે કહયું હતું કે બંગબંધુ મજબુર રહેમાને બાંગ્લાદેશને એક હકારાત્મક અને પ્રગતિશીલ સમાજમાં પરીવર્તીત કર્યુ હતું

ગઇકાલે નવી દિલ્હીમાં સંસદભવન પરીસરમાં થોજાયેલી ભારતીય જનતા પક્ષની સંસદીય પક્ષની બેઠક પછી સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દર અઠવાડીયાના અંતે પોત પોતાના મત વિસ્તારમાં જઇને કોરોના અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજવાનો સંસદ સભ્યોને અનુરોધ કર્યો ફતો શ્રી મોદીએ આ મુદ્દે લોકોને શિક્ષિત કરવામાં પ્રસાર માધ્યમોને મદદ કરવાની પણ સાંસદોને સુયના આપી હતી પ્રધાનમંત્રીએ કોરોના વાયરસનો કેલાવો અટકાવવા શું કરવુ જોઇએ અને શું ન કરવુ જોઇએ તે પણ જણાવવા સુચવ્યું હતું

ગૃહ મંત્રાલયના અધિક સચિવ અનીલ મલિકે જણાવ્યું હતું કે વિદેશ પ્રવાસ મંજુરી બ્યુરી ધ્વારા પ્રવાસ વિઝા અને વિદેશમાં સ્થાથી થવાને લગતી પુછપરછ માટે યોવીસેય કલાકની હેલ્પલાઇન સેવા શરૂ કરી છે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

શ્રી કમુારે કહયું કે તમામ બેંક શાખાઓ અને એટીએમમાં પુરતા પ્રમાણમાં રોકડ પુરવઠો છે એમણે સ્પષ્ટતા કરતા કહયું કે રોકડ પ્રવાહીતા માટે બહારના સ્રોતો પર નિર્લર રહેવાની જરૂર રહેશે નહી થાપણદારોને તેમની થાપણની કોઇ ચિંતા કરવાની કોઇ જરૂર નથી શ્રી કુમારે એમ પણ કહયું કે ગ્રાહકો પહેલાની જેમજ દરેક પ્રકારની બેન્કીંગ સેવાઓનો લાભ લઇ શકશે